વી સિંધુ સાયના નહેવાલ અને કે

પરંતુ દેશની સેવા કરવી અશક્ય છે આ દરમિયાન કોંગ્રેસે પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ શ્રી સિંઘિયાને પક્ષમાંથી કાઢી મૂકયાની જાહેરાત કરી છે આ અગાઉ શ્રી સિંધિયાએ નવી દીલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહની સાથે બેઠક કરી હતી મધ્યપ્રદેશમાં શ્રી સિંધિયાના રાજીનામાથી કમલનાથ સરકાર સામે સંકટ ઉભું થયું છે

દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજેશ શુકલ અને બહ્જન સમાજપાર્ટીના સંજીવ કુશવાહા ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ભોપાલમાં મબ્યા હતા જો કે તેમણે તેને હોળીની શુભેચ્છા બેઠક ગણાવી હતી

તેમાં કૃષિમંત્રાલય તથા રેલવે મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રેલવેમંત્રી પિયુષ ગોથલે જણાવ્યું કે આ સમિતિ શીતાગાર ધરાવતા રેલવે કોય કે માલગાડી શરૂ કરવા અંગે વિચારણા કરશે આ ઉપરાંત રેલવેની પડતર જમીન પર સૌરઉજાં વીજપ્લાન્ટ સ્થાપવા અંગે આયોજન કરાયું છે

રેલવેમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે અત્યાર સુધીમાં સાત બેઠકો યોજાઇ છે અને રેલવે તથા નિતિપંચની વેબસાઇટ પર યોગ્યતા અંગેનો મુસદ્દો તથા કરારનો મુસદ્દો મૂકવામાં આવ્યો છે રસ ધરાવનાર પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા છે હાલ રેલવે નેટવર્કમાં ખાનગી ટ્રેન સેવા આપતી મથી

તેમાં પાંચ જણ ઇટાલીથી આવ્યા છે અને બાકીના તેના સંબંધી છે તપાસની સ્થિતિ સુધારા પર છે મુખ્યમંત્રી પી

સાતમા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી છે તથા તેની પરીક્ષાઓ રદ કરાઇ છે આઠથી બાર ધોરણના વર્ગ અને પરીક્ષાઓ યથાવત રાખી છે મહારાષ્ટ્રમાં પૂણેમાં કોરોના પોઝીટીવ બે દર્દીઓની હાલત સ્થિર છે

મણિપુરમાં સરકારે મ્યાંમાર સરહદ પર અવરજવર નિયંત્રીત કરી છે

તેમાં યાર બાળકોનો સમાવેશ થાય છે પરિવારના એક જણને બયાવી લેવાયો છે

તેણે બે વાર કાંસ્યચંદ્રક વિજેતા કઝાખસ્તાનના અબલાઇખાનને હરાવ્યો છે હવે તે જોર્ડનના ઇશાઇહ હુસેન સામે ફાઇનલ રમશે

જો કે ત્રણેય ભારતીય મુક્કાબાજોએ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું છે વિકાસકૃષ્ણનને ફાઇનલમાં પ્રવેશાં રજતચંદ્રક તો નક્કી જ છે અને જીતશે તો સુવર્ણચંદ્રક મળશે